આભાર પ્રસ્તાવ ચર્ચા માટે પ્રશ્નકાળ સ્થગિત કરાયો છ વિભિન્ન રાજનિતક દળે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા મુદ્દે પોતાના વિયારો દર્શાવી શકે તે માટે પ્રસ્તાવ પર ચર્ચા માટે વધુ સમય આપવા અંગે ગૃહ્માં સહમતી સધાઈ છે ગૃહની કાર્યવાહીના પ્રારંભે સંસદીય બાબતોના મંત્રી પહલાદ જોષીએ કહ્યું કે તેમણે આજના પ્રશ્નકાળ અને કાલના પ્રશ્નકાળ તથા શૂન્યકાળને સ્થગિત કરવા અંગે વિપક્ષી નેતાઓ સાથે વાત કરી લીધી છે ગૃહમાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે આ અંગે સહમતી દર્શાવી છે ચર્ચાનો પ્રારંભ કરતા ભાજપના ભુવનેશ્વર કલીતાએ ખેડૂત કલ્યાણ માટે સરકારે લીઘેલા પગલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સરકાર ખેડૂતોના તમામ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે ભાજપના વિજયપાલસિંહે કોરોના સામેની લડતના કેન્દ્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી સસ્પેન્ડ આમ આદમી પાર્ટીના ત્રણ સાંસદોને આજે રાજ્યસભાની કાર્યવાહી અવરોધવા બદલ આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે

ડી ગુપ્તા કૃષિ કાયદા વિરૂદ્ધ સૂત્રોચ્યાર કરતા ગૃહની મધ્યમાં આવી ગયા હતા સભાપતિ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં તેઓએ સૂત્રોચ્યાર ચાલુ રાખતા ગૃહની કાર્યવાહી થોડાં સમય માટે મોકુફ રખાઈ હતી કાર્યવાહી ફરીથી શરૂ થતાં સભાપતિએ તેમને ગૃહને બહાર મોકલી દીધા હતા જયશંકર વિદેશમંત્રી એસ

તેમણે કહ્યું કે આવી ઘટનાઓ સ્વીકાર્ય નથી

પ્રદર્શનમાં કેટલીક પ્રવૃતિઓ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે દરમિયાન સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ગઇકાલે આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદન પર ભાર મૂકતાં કહ્યું કે દેશની રક્ષા માટે અન્ય દેશો પર નિર્ભર ના રહી શકાય

તેમણે ઉમેર્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે શ્રી સિંહે કહ્યું કે અનેક દેશોએ તેજસ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે તેમણે એવી ખાતરી પણ આપી હતી કે વધુ ઘણા રાષ્ટ્રો ટ્રંક સમયમાં તેજસ લડાયક વિમાનો માટે ઓર્ડર આપશે પીએમ એરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે ભારત અનેક ક્ષમતા ધરાવે છે ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે એરો ઇન્ડિયા પ્રદર્શન આ ક્ષેત્રોમાં સહયોગ માટેનું શ્રેષ્ઠ મંચ પુરું પાડે છે તેમણે કહ્યું કે સરકારે આ ક્ષેત્રોમાં ઘણા સુધારા કર્યા છે જેનાથી આ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં મદદ મળશે

મંત્રાલયે જણાવ્યું કે ગુજરાત સહિત વીસ રાજયોમાં ટેકાના ભાવે ખરિદી સુચારુ રૂપે ચાલી રહી છે

આ સાથે જ પલ્સ પોલીયો રસીકરણ અભિયાનના ગઇકાલે ત્રીજા દિવસે ઘરે ઘરે ફરી બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરાઈ

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે

કોરોના સંક્રમણમાં ઘટાડા છતાં તેમણે લોકોને માસ્ક પહેરવા સામાજિક અંતર જાળવવા તથા સફાઈ રાખવા અનુરોધ કર્ય છે ખેડૂત તાલીમ પાકની ગુણવત્તા સુધારવા સરકારે ગત વર્ષે દસ હજારથી વધુ ખેડૂતોને આધુનિક મશીનરી તથા ટેકનોલોજીના ઉપયોગ અંગે તાલીમ આપી છે ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉત્પાદનો અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે સરકારે મધ્યપ્રદેશ હરિયાણા આંધ્રપ્રદેશ અને આસામમાં ચાર કૃષિ મશીનરી પ્રશિક્ષણ અને પરીક્ષણ સંસ્થાનોની સ્થાપના કરી છે

ઇગ્લેન્ડના કપ્તાન જો રૂટ અને આયરલેન્ડના પોલ સ્ટિરલીંગને પણ આ એવોર્ડ માટે નોમીનેટ કરાયા છે

આઈસીસીએ પ્લેયર ઓફ ધ મંચ પુરસ્કારોના નોમિનેશનની જાહેરાત કરતાં કહ્યું કે આ પુરસ્કાર આખા વર્ષ દરમિયાન તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મુકાબલામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પુરૂષ અને મહિલા ખેલાડીઓને અપાશે સંયુક્ત રાષ્ટ્ર મ્યાનમાર મ્યાનમાર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો વિશેષ દૂત ક્રિસ્ટીન બર્ગેને મ્યાનમારમાં સૈન્ય દ્વારા સત્તા કબજે કરવાની ઘટનાની નિંદા કરી છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગઇકાલે મ્યાનમાર મુદ્દે વિચાર વિમર્શ કર્યો

તેમણે પરિષદના સભ્યોને સામૂહિક રીતે મ્યાનમારમાં યૂંટાયેલી સરકારને સમર્થન આપવાનો સંદેશ આપવા અપીલ કરી હતી દરમિયાન અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું કે અમેરિકી વહીવટીતંત્ર ભારત જાપાન જેવા સહયોગી દેશો સાથે સતત સંપર્કમાં છે અમેરિકાએ સૈન્ય બળવા બાદ મ્યાનમાર પર પ્રતિબંધ લગાવવાની તથા સહાય બંધ કરવાની ધમકી આપી છે